બિહાર વિધાનસભાની બસો ત્રેતાલીસ બેઠકોની મતગણતરી યાલી રહી છે

કેન્મ સરકારે ગુજરાત સહિત દશ રાજયોમાં ચાર અબજ ત્રેતાલીસ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ તથા એક અબજ નેવ્યાંસી કરોડ રૂપિયાની ગ્રાન્ટવાળા એકવીસ પ્રોજેક્ટોને મંજૂરી આપી

બસો તેતાલીસ બેઠકો પર યાલી રહેલી મતગણતરીમાં આયોગના જણાવ્યા મુજબ ભારતીય જનતા પાર્ટીએ નવ બેઠક જીતી છે જયારે ત્રેસઠ બેઠકો પર આગળ છે જયારે રાષ્ટ્રીછેય જનતા દળે આઠ બેઠક પર વિજય મેળવ્યો છે અને અડસઠ બેઠકો પર આગળ છે જનતાદળ યુનાઇટેડે સાડત્રીસ બેઠકો પર આગળ છે અને યાર બેઠકો પર જીત મેળવી છે કોંગ્રેસ બે બેઠકો ઉપર જીત મેળવી છે તો અઠાર બેઠકો પર આગળ છે

એલજેપી એક બેઠક ઉપર આગળ છે

ચૂંટણી આયોગ મિડીયા ચૂંટણી આયોગે કહ્યું છે કે બિહાર વિધાનસભાની એક કરોડથી વધુ મતોની ગણતરી થઇ યૂકી છે અને હજુ ઘણા મતોની ગણતરી બાકી છે નાયબ ચૂંટણી કમિશ્નર આશીષ કુન્દાએ સંવાદદાતાઓને જણાવ્યું કે મતગણતરીમાં હજ સુધી કોઇ ત્રુટિ થયાના અહેવાલ નથી નાયબ ચૂંટણી કમિશ્નર ચંદ્ર ભૂષણ કુમારે જણાવ્યું કે મતગણતરી મોડી રાત્રે પૂર્ણ થવાની સંભાવના છે

ગુજરાત પેટા ચૂંટણી ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે આઠેય બેઠકો ઉપર વિજય મેળવ્યો છે ત્રીજી નવેમ્બરે રાજ્યની ખાલી પડેલી મોરબી લાંબડી ધારી કરજણ અબડાસા ગઢડા કપરાડા અને ડાંગ બેઠકો ઉપર ગત ત્રીજી નવેમ્બરે મતદાન થયું હતુ

જેમાં સૌથી પહેલાં પોસ્ટલ મતોની મતગણતરી કરવામાં આવી હતી

વી

પેટા ચૂંટણી પરિણા મ મધ્યપ્રદેશ ઉતરપ્રદેશ મણિપુર નાગાલેન્ડ કર્ણાટક ઓરિસ્સા છતીસગઢ હરિયાણા ઝારખંડ અને તેલંગાણા વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી યાલી રહી છે દશ રાજયોમાં યોપન વિધાનસભા બેઠકની પેટાયૂંટણીમાં ત્રીજી નવેંબરે મતદાન યોજાયું હતું જયારે મણીપુરમાં ચાર બેઠકો માટે સાતમી નવેંબરે મતદાન થયું હતું મધ્યપ્રદેશમાં સતાધારી ભાજપે અક્રાવીસ બેઠકોમાંથી પાંચ બેઠકો પર વિજય મેળવ્યો છે જયારે ચૌદ બેઠકો પર આગળ યાલે છે કોંગ્રેસ એક બેઠક પર જીત ધરાવે છેત

ઉતરપ્રદેશમાં સતાધારી ભાજપે બે બેઠકો પર વિજય મેળવ્યો અને ચાર બેઠકો પર આગળ છે જયારે સમાજવાદી પાર્ટીએ એક બેઠક પર જીત મેળવી છે

મણીપુરમાં ભાજપે બે બેઠક જીતી છે અને એક બેઠક પર આગળ છે અન્ય એક બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગેસિવ પાર્ટીએ એક બેઠક જીતી છે તો અન્ય એક બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે કર્ણાટકમાં ભાજપે એક બેઠક મેળવી છે અને અન્ય એક બેઠક પર આગળ છે તેલંગાણામાં પણ ભાજપના ઉમેદવાર દુબ્બકા બેઠક પર આગળ ચાલી રહયા છે ઓરિસ્સામાં સતાધારી બીજુ જનતાદળના ઉમેદવાર નિરતોલ અને બાલેશ્વર સદર બંને બેઠકો પર આગળ છે છતીસગઢમાં સતાધારી કોંગ્રેસે પરવાહી બેઠક પર જીત મેળવી છે પ્રધાનમંત્રી એસસીઓ પ્રધાનમંત્રી નરેન્ઓ મોદીએ કહ્યું છે ભારત શાંધાઇ સહકાર સંસ્થા એસસીઓના દેશો પાસેથી વર્તમાન વૈશ્વિક વાસ્તવિકતાઓ અનુલક્ષી સંબંધિત બહુપક્ષવાદ માટે સંપૂર્ણ સમર્થનની આશા રાખે છે એસસીઓ સભ્ય દેસોના વડાની વીસમી શિખર બેઠકને આજે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સંવાંઘન કરતા શ્રી મોદીએ કહ્યું કે જો કે સંયુક્ત રાષ્ટ્રેટે તેની સ્થાપનાના પંચોતેર વર્ષ પૂરા કરી લીધા છે પરંતુ તેના મુખ્ય ઉદ્દેશ હજુ પણ અપૂર્વ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે કોવિડનો સામનો કરી રહેલું વિશ્વ સંયુક્ત રાષ્ર્ સંઘની પધ્ધતિમાં સંપૂર્ણ પરિવર્તન ઇચ્છે છે શ્રી મોદીએ કહ્યું કે ભારત આગામી વર્ષે સંયુકત રાષ્ટ્રત સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય બનશે અને એસસીઓ દેશોના સમર્થનની આશા છે તેમણે કહ્યું કે ભારત હંમેશાથી એસસીઓ ચાર્ટરમાં સિધ્ધાંતોને સમર્પિત રહ્યું છે શ્રી મોદીએ દુઃખ એ વાતનું છે કે વારંવાર વરસ્પર મુદ્દાઓને સંસ્થાના એજન્ડામાં સમાવવાની કોશિશ કરવામાં આવે છે જે એસસીઓ યાર્ટર અને શાંઘાઇ મૂળ વિરૂદ્ધ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે કોવિડ મહામારીના આ સમયમાં ભારતીય દવા ઉદ્યોગે દોઠસોથી વધુ દેશોને આવશ્યક દવાઓ પૂરી પાડી છે તેમણે કહ્યું કે દુનિયાના સૌથી મોટા રસી ઉત્પાદન દેશ તરીકે ભારત આ મહામારીનો સામનો કરવા પોતાની તમામ શક્તિઓનો ઉપયોગ કરશે

ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર કેરળ નાગાલેન્ડ પંજાબ તેલંગાણા ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં આ પ્રોજેક્ટો આવેલા છે

સરકારે જણાવ્યું છે કે દેશમાં કોવિડથી સાજા થનારાની સંખ્યા અગ્યાએશી લાખથી વધુ થઇ છે જે વિશ્વમાં સૌથી વધુ છે કેન્રિડ થ આરોગ સચિવ રાજેશ ભૂષણે આજે નવી દીલ્હીમાં પ્રસાર માધ્યમોને જણાવ્યું કે ગત અઠવાડિયામાં દૈનિક રીતે સાજા થનારની સંખ્યા એકાવન હજારથી વધુ હતી તેમણે કહ્યું કે ભારતમાં પ્રતિ દશ લાખની વસતીએ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા છ હજાર બસો પચ્ચીસ છે જયારે વિશ્વમાં તે અંદાજે છ હજાર યારસો ઓગણયાલીસ છે શ્રી ભૂષણે જણાવ્યું કે દેશમાં કોરોનાથી બાણુ ટકાથી વધુ લોકો સાજા થઇ ગયા છે તેમણે કહ્યુ કે છેલ્લા સપ્તાહ્ દરમ્યાન દેશમાં પ્રતિ દશ લાખ વસતીએ બસો પાંત્રીલ નવા કેસો સામે આવ્યા છે આરોગ્ય સચિવે જણાવ્યું કે દેશમાં કોવિડથી મૃત્યુ પામનારની સંક પ્રતિ દશ લાખ ઉપર બોણું છે જે વિશ્વના અન્ય દેશો કરતાં ઘણી ઓછી છે

તેમણે કહ્યું કે કોવિડ મહામારીને ધ્યાને રાખી પેન્શન મેળવનારાઓ દ્વારા જીવંત હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવાની અંતિમ તારીખ એકત્રીસમી ડિસેંબર સુધી વધારવામાં આવી છે